ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં દરભંગા અને ઉત્તરપ્રદેશના બાંદામાં જાહેરપ્રચાર કરી રહ્યા છે

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશના જાલૌનમાં સભા કરવાના છે અત્રે ઉલ્લખેનીય બહુજન સમાજ પાર્ટીના સુશ્રી માયાવતી શાહજહાંપુર અને કન્નોજમાં જાહેરસભા કરશે

સતત ત્રીજીવાર આ બેંગ્લોરની ટીમ વિજેતા બની છે આઈપીએલ શ્રેણીમાં ચેન્નાઈ ટોચ પર છે બીજા ક્રમે દિલ્હી તથા ત્રીજા ક્રમે મુંબઈની ટીમ છે